ઉત્તરાખંડના પાટનગર દહેરાદૂનમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના મુખ્ય સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ સવારે યોગાસનો કર્યા હતા શ્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિતોને યોગાસનને દરરોજના જીવનમાં વણી લેવા અનુરોધ કર્યો હતો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સૂરીનામ ના રાષ્ટ્રપ્રમુખ સાથે પરામારિબોમાં યોજાયેલા કાર્યક્રમમાં યોગાસનો કર્યા હતા આ પ્રસંગે શ્રી કોવિંદે યોગ ના કારણે શરીર અને મન સ્વસ્થ થવાથી સર્વગ્રાહી આરોગ્યની ઉપલબ્ધિ થાય છે તેમ જણાવ્યું હતું

રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદ માં રાજ્યપાલ શ્રી ઓ

કોહલીમુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતમાં કરવામાં આવી હતી

રાજયમાં યોગ યુનિવર્સિટી શાળા કોલેજોમાં યોગનું માર્ગદર્શન સંસ્થાઓ દ્વારા યોગનો પ્રસાર પ્રચાર થાય તે માટે રાજય સરકાર પ્રતિબદ્ધ છે તેમણે સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ આપી હતી અને સૌને યોગને પોતાના રોજિંદા જીવનમાં સમાવવા અનુરોધ કર્યો હતો રાજય પાલ શ્રી ઓ પી કોહલીએ આ વર્ષો જ્ની વિરાસતને પોતાના દરરોજના જીવનમાં અપનાવવા અપીલ કરી હતી

અઘતન ટેકનોલોજીથી સુસજજ આ કચેરી માં એક હજાર અધિકારી ઓ અને કર્મચારીઓની બેસવાની વ્યવસ્થા હશે સુચિત વાણિજય ભવન દેશની આર્થિક ક્ષમતાનો પરિચય આપવાની સાથે સાથે વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગનો પણ પરિચય આપશે

નાણામંત્રાલયે બહાર પાડેલા જાહેરનામા માં જણાવ્યું છે કે અમેરિકાથી આયાત થતી ચીજો પરનો સ્રધારિત વેરો આગામી ચોથી ઓગષ્ટથી અમલમાં આવશે અમેરિકાએ ભારતથી આયાત કરાતી સ્ટીલ અને એલ્યૂમિનિયમ વસ્ત્રઓ ઉપર વધારાનો વેરો નાંખવાની કરેલી જાહેરાતના પ્રતિભાવરૂપે ભારતે આ નિર્ણય લીધો છે

ડિજીટલ ગુજરાતના નિર્મા ્ણ ક્ષે ત્રે ગુજરાતે અને કવિધ નવતર કદમ ઉઠાવ્યા છે તે માં બિન નિવાસી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ મહેસાણા જિલ્લામાં આ શિક્ષણ સેવા અભિયાનનું નેતૃત્વ કરશે

આ કેમ્પ માં કાન નાક ગળા ફાડકાંઆંખ તેમજ માનસિક આરોગ્યના નિષ્ણાંત તબીબો દર્દીઓને તપાસીને પ્રમાણપત્ર આપશે તેમ મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સફ સિવિલ સર્જન ડોક્ટર જીજ્ઞાબેન ઉપાધ્યાયની એક યાદીમાં જણાવાયું છે

આ કાર્યક્રમમાં ઉંટ માલધારી સંગઠન દ્વારા ચરિયાણ સરક્ષણ દુધની બજાર વ્યવસ્થા અને રાષ્ટ્રીય સ્તરે મળેલા એવોર્ડનું પ્રદર્શન યોજાશે